ઝારખંડ વિધાનસભાની આવતીકાલે યોજાનારી પાંચમા અને છેલ્લા તબક્કાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ છે

રજાઓ મળે તેવી રજાની વ્યવસ્થા તૈયાર કરવા કેન્રઅ્સરકાર વિયારી રહી છે સર્વોચ્ચ અદાલતે નાગરીકત્વ સુધારા ધારાના અમલ સામે મનાઈ હુકમ આપવાનો ઈન્કાર કર્યો છે

ભારત અને અમેરિકાએ ઔદ્યોગિક સલામતી અંગેની સંરક્ષણ ક્ષેત્રની ટેકનોલોજીના હસ્તાંતરણની સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા છે

તેમણે શત્રુઓના સામનો કરતા વિર ગતી પામેલા જવાનોને વંદન કર્યા હતા

દિલ્ફી પોલીસના અધિકારીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે લાલ કિલ્લો તથા મંડી હાઉસ વિસ્તારોમાં કોઈને દેખાવો કરવાની મંજુરી આપી નથી

રાજ્યના પોલીસ વડા ઓ

સિંહે ટ્વિટર ઉપર અપીલ કરી છે કે દરેક વાલીએ પોતાના સંતાનોને કોઈપણ વિરોધમાં ભાગ લેવાની મંજુરી આપવી જોઈએ નહીં અન્યથા તેમની સામે કાર્યવાહી કરાશે

બજારમાં કઠોરના ભાવો સ્થિર રાખવા અને તેમની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવાયું છે ગ્રાહક બાબતોના સચિવ અવિનાશ શ્રીવાસ્તવના અધ્યક્ષપદે કઠોળના ભાવો અને ઉપલબ્ધતાની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં આવો નિર્ણય લેવાયો છે

શ્રી મોદીએ ટેલીફોન ઉપરની વાતચીત દરમિયાન શ્રી જોન્સનને તાજેતરની સામાન્ય યૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા શ્રી મોદીએ કહ્યું કે જોન્સનનો ચૂંટણીમાં વિજય બ્રિટનના નાગરિકોએ તેમના નેતૃત્વમાં અને કન્ઝર્વેટીવ પાર્ટીમાં મુકેલો વિશ્વાસ દર્શાવે છે બ્રિટનના પ્રધાનમંત્રીએ પણ શ્રી મોદીની શુભેચ્છાઓ સ્વિકારીને ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબુત બનાવવા પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે

ઉત્તરાખંડમાં ઠંડીના મોજાના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે મળતા અહેવાલો મુજબ મેદાની વિસ્તારોમાં ધુમ્મસના લીધે માર્ગ રેલ અને વિમાન વ્યવહારને અસર થઈ છે કાશ્મીરમાં પણ નવેસરથી હિમવર્ષા અને વરસાદ થવાના અહેવાલ છે ઘણી જગ્યાએ તાપમાન શુન્ય કરતા ઓછુ નોંધાયુ છે

હિમાચલ પ્રદેશના મનાલી ભુન્તાર કિર્લોગ અને કલ્પમાં તાપમાન લગભગ શુન્ય નજીક પર્જોચ્યું છે હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

પંજાબ અને હરીયાણામાં પણ મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં ગઈકાલે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો

ઉત્તરપ્રદેશમાં તિવ્ર ઠંડીના કારણે આજે અને કાલે શાળાઓ બંધ રહેશે ઉત્તરપ્રદેશ સરકારે આજે અને આવતીકાલે યોજાનારી બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાઓ નવેસરથી યોજવાનો શાળાઓને નિર્દેશ આપ્યો છે

જોકે અરજદારો વતી આ ધારાના અમલીકરણ ઉપર મનાઈ ઠૂકમ આપવાની કરાયેલી વિનંતીને અદાલતે નકારી કાઢી છે કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એટર્ની જનરલ કે

વેણુગોપાલે અરજદારની રજુઆતનો વિરોધ કર્યો હતો તેમણે દલીલ કરી હતી કે ધારો એકવાર નોટીફાઈ કરવામાં આવે ત્યારપછી તેની સામે મનાઈ ઠ્કમ આપી શકાતો નથી તેવા લગભગ ચાર યુકાદાઓ અગાઉ આપવામાં આવ્યા છે

એટર્ની જનરલે દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી લોકોને આ ધારા અંગે જાગૃત કરવા પ્રયાસ કરવાના કરેલા સૂચનનો અદાલતે સ્વિકાર કર્યો હતો

બંને પક્ષોએ જાપાન જેવા સમવિચારક દેશો સાથેનું સંકલન વધારવાનો અને આતંકવાદ સામે નિર્ણાયક લડત આપવાનો નિર્ણય લીધો હતો

ભારત અને અમેરિકાએ ઔદ્યોગિક સલામતી અંગેની સંરક્ષણ ક્ષેત્રની ટેકનોલોજીના હસ્તાંતરણની સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા છે

દિલ્ફી મેટ્રો રેલ નિગમે એક ટ્વીટમાં જણાવ્યું છે કે લાલકિલ્લા જામા મસ્જિદ યાંદની ચોક અને વિશ્વવિદ્યાલયના પ્રવેશ અને પ્રસ્થાન ગેટ બંધ છે અને ટ્રેનો આ સ્ટેશનો પર ઉભી રહેશે નહીં જામિયા મિલિયા ઈસ્લામિયા જસોદા વિહાર શાહીન બાગ મુનિરકા પટેલ ચોક લોકલોક કલ્યાણ માર્ગ ઉદ્યોગ ભવન આઈટીઓ પ્રગતિ મેદાન અને ખાન માર્કેટ મેટ્રો રેલવે સ્ટેશનના દરવાજા પણ બંધ છે આ સ્ટેશનો પર ટ્રેનો ઉભી રહેશે નહીં કેન્રીમુટ સચિવાલય મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને પ્રસ્થાન દરવાજા બંધ છે તેમ છતાં આ સ્ટેશન પર અન્ય રેલ માર્ગની ટ્રેનોમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ છે

શ્રી ટ્રમ્પ સામે સંસદની કાર્યવાઠ્ઠીમાં અવરોધ ઉભા કરવાનો અને પોતાના પદનો દુરૂપયોગ કરવાનો આક્ષેપ છે આજના આ મતદાનથી સેનેટમાં ટ્રમ્પ સામેની કાર્યવાહીના દ્વાર ખુલ્યા છે હવે સેનેટ ટ્રમ્પ પદ પર રહેશે કે નહીં તેનો નિર્ણય લેશે આ સાથે જ સંસદ દ્વારા મહાભિયોગનો સામનો કરનાર ટ્રમ્પ અમેરિકાના ત્રીજા પ્રમુખ બનશે અગાઉ અમેરિકાની પ્રતિનિધિ સભામાં મહાભિયોગ પ્રસ્તાવ અંગે સઘન યર્ચા થઈ હતી લગભગ ડેમોક્રેટીક પક્ષના બધા જ સાંસદોએ આરોપોની તરફેણમાં મતદાન કર્યું હતું

સ્વિત્ઝરલેન્ડના વિદેશમંત્રી ઈંગ્નાઝીઓ કાસીસે શ્રીલંકાના વિદેશમંત્રી દિનેશ ગુણવર્ધને સાથે ટેલીફોન ઉપર કરેલી વાતચીત દરમિયાન શ્રીલંકાએ આ મુજબ જણાવ્યું હતું શ્રીલંકાએ જણાવ્યું છે કે સ્થાનિક કર્મચારી બનાવટી પુરાવાઓ ઉભા કરવા અને સરકાર વિરોધી ગુનામાં કસુરવાર હોવાની શંકાથી અટકાયતમાં લેવાયા છે અને તેમને બધી જ સુવિધાઓ આપવાની સાથે તેમના બધા જ અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવી રહ્યું છે